જેને પગલે ભારે ઉકળાટ પછી ઠંડક પ્રસરી હતી

અસહ્ય ઉકળાટ વચ્ચે મેઘમહેર ને માણવા અનેક આબાલ વૃદ્ધ ભુજવાસીઓ નીકળી પડ્યા હતા દરમિયાન ભારે વરસાદની વચ્ચે ભુજ શહેરના સરપટ ગેટ વિસ્તારમાં આવેલ મોબાઈલ ટાવર પર વીજળી ત્રાટકતા ટાવરના ફાઉન્ડેશનને નુકશાન થયું હતું તો દીવાલ ધરાશાયી થઇ હતી આ ઉપરાંત શહેર અને આજુબાજુના માધાપર સુખપર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા આજે સવારે માંડવીમાં પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો ત્યારે બિદડાથી અમારા સમાચાર મિત્ર જેઠાલાલ સંઘારે જણાવ્યું હતું કે આજે બપોરે બિદડામાં પણ અડધા ઇંચ જેટલો વરસાદ થયો હતો જેને પગલે માંડવી તાલુકાના પુનડી પાસે આવેલા મધ્યમ સિંચાઈનો વિજય સાગર ડેમ ઓગની ગયો હતો સિંચાઈ માટે ઉપયોગી એવો આ ડેમ છલકાઈ જતા આ સમગ્ર પંથકના ધરતી પુત્રો આનંદિત થઇ ઉઠ્યા હતા

ચાડ દામજીભાઈ ભગત સહિતના ઢોરી સુમરાસર કોટાથ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને આ થોજના વિષે ભુજ વિસ્તારના ધારાસભ્ય નીમાબહેન દ્વારા રજૂઆત કરી હતી આ નવી યોજના સાકાર થાય તો ઘણા ખેડૂતોને તેનો સીધો લાભ મળી શકે તેમ છે

કલ્પના શાહ્ તીડના ઝુંડ ખેતીના શત્રુ એવા તીડના ઝુંડ કચ્છમાં ત્રાટકવાની અગાઉ જ ચેતવણી અપાઈ હતી ત્યારે છેલ્લા ત્રણેક દિવસથી રણ સરહદે તીડના ઝુંડ દેખાઈ રહ્યા છે અને આજે સવારે બન્ની પંથકના અનેક ગામો માં મોટી સંખ્યામાં તીડના ઝુંડ દેખાતા તંત્ર સક્રિય બન્યું છે સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર ધોરડો ગોરેવાલી લુણી સહિતના અનેક વિસ્તારોમાં તીડ દેખાયા હતા

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ભુજ કચ્છમાં નોંધાયેલ જે બાંધકામ શ્રમિકોના ડેટા ઈનવેલીડ કે અધુરા હોવાથી નોંધાયેલા બાંધકામ શ્રમિકોને આર્થિક સહાય મળેલ ન હોય તેવા બાંધકામ શ્રમિકોએ તેમની ખૂટતી વિગતો બોર્ડને આપી શકે તે માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના વેબ પોર્ટેલ પર રજીસ્ટર ફોર્મ પર કલીક કરી નોંધાયેલ બાંધકામ શ્રમિક લાભાર્થીઓ પોતાની લાલબુક ઓળખપત્ર નંબર ના આધારે રજીસ્ટ્રેશન ફોર્મ ભરી તેઓના ડેટા ઓનલાઇન સબમીટ કરી શકશે અને ડેટા સબમિટ કરવાની છેલ્લી તા

રાજ્યમાં એક જ દિવસમાં નોંધાયેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો આંક છે

ત્યારે આજે ગાંધીધામ ખાતે એક પુરુષ દર્દીનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવતા દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેનટાઈન કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે

સર્વત્ર વરાપ નીકળતા ખેડૂતો વાડી ખેતર અને બિયારણ માટે વાવણી કાર્યમાં પરોવાયા છે આ વખતે કોરોના મહામારીના લીધે ધંધા રોજગારને માંથી અસર પહોચી છે તેવામાં કુદરતે સમયસર વરસાદ વરસાવીને રાહત આપી છે તેમમ લોકો અનુભવી રહ્યા છે